તેમના માનમાં સાત દિવસનો રાજકીય શોક જાહેર કરાયો આરોગ્ય મંત્રાલય ઉત્તરપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ અને ઓડિશામાં કોવિડ નિયંત્રણ માટે ઉચ્ય સ્તરીય ટુકડીઓ મોકલશે

આજે સાંજે નવી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત ગઈકાલથી વધુ કથળી હતી

તેમને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં ગાંઠનું ઓપરેશન કરાયું હતું ભારત સરકારે સદગતના માનમાં સાત દિવસના રાજકીય શોક જાહેર કર્યો છે

તેમણે કેન્દ્રીય નાણાં સંરક્ષણ વિદેશી બાબતો અને વાણિજ્ય મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું શ્રી મુખર્જી આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકસભા માટે ચૂંટાયા હતા શ્રી મુખર્જીએ સંસદના બંને ગૃહોના નેતા તરીકે સેવા આપી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી પ્રણવ મુખરજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે

કોવિંદે કહ્યું કે જાહેર જીવનમાં તેમનો મોટો પ્રભાવ રહ્યો છે તેમણે ભાવનાથી મા ભારતીની સેવા કરી

વેકૈયાહ નાયડુએ કહ્યું કે શ્રી પ્રણવ મુખરજીના અવસાનથી એક વડીલ રાજકારણી ગુમાવ્યા છે તેમણે નમ્ર શરૂઆતથી સખત મહેનત શિસ્ત અને સમર્પણ દ્વારા દેશનું સર્વોચ્ય બંધારણીય પદ શોભાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે શ્રી પ્રણવ મુખર્જીએ વિકાસના માર્ગ ઉપર એક અસીમ છાપ છોડી દીધી છે રાજકારણ ક્ષેત્રે અને સમાજના તમામ વર્ગ દ્વારા શ્રી મુકરજીની પ્રશંસા કરવામાં આવી હતી તેમની રાજકીય કારકીર્દિ દાયકાઓ સુધી ફેલાયેલી હતી શ્રી પ્રણવ મુખર્જીએ આર્થિક અને વ્યૂહાત્મક મંત્રાલયોમાં લાંબા ગાળાના યોગદાન આપ્યા હતા તે ઉત્તમ સંસદસભ્ય હતા અને રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવ્યું હતું

આ યાર રાજ્યોમાં કોવિડ કેસોની સંખ્યામાં અયાનક વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેમાં મૃત્યુદરની નોંધ પણ લીધી છે આ ટીમ કેસોના નિયંત્રણ સર્વેલન્સ પરીક્ષણ અને કાર્યક્ષમ ક્લિનિકલ મેનેજમેન્ટને મજબૂત કરવાના રાજ્યના પ્રયત્નોને ટેકો આપશે તેઓ સમયસર નિદાન અને તેના અનુસરણને લગતા પડકારોને અસરકારક રીતે સંયાલિત કરવા રાજ્યોને માર્ગદર્શન આપશે દરેકમાં રોગચાળાના નિષ્ણાત અને જાહેર આરોગ્ય નિષ્ણાત હશે

ચક્રવર્તી પર રાજપૂતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે તેના ભાઈ શોવિક ચક્રવર્તી સાથે સાન્તાકુઝના કાલિના સ્થિત ગેસ્ટ હાઉસ પર તે પહોંચી હતી અધિકારીએ જણાવ્યું કે રાજપૂતનો રસોઇયો નીરજ સિંહ પણ સવારે ત્યાં પહોંચ્યો હતો રવિવારે રિયા ચક્રવર્તીની સીબીઆઈની ટીમે લગભગ નવ કલાક પૂછપરછ કરી હતી ગયા ગુરુવારથી તેના ભાઈની પણ પૂછપરછ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે ઇડી તાહિર હુસૈન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ આમ આદમી પાર્ટીમાથી બરતરફ કરાયેલા તાહિર હ્સેનની મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી છે અને તેના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે દિલ્હીમાં મની લોન્ડરિંગ અને સીએએ વિરોધી વિરોધના ભંડોળમાં તેની ભૂમિકાની તપાસના સંદર્ભમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ ક્રાઈમ બ્રાંચ અને દયાલપુર પોલીસ સ્ટેશન દિલ્હી પોલીસ દ્વારા આઈપીસીની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા અનેક એફઆઈઆર પર આધારિત છે

ભૂતકાળમાં પણ તાહિર હુસેન અને તેની કંપનીઓની ગેરકાયદેસર નાણાંની નાણાંની ગેરહાજરીમાં સંડોવણી હોવાનું તપાસમાં પણ સામે આવ્યું છે ભાજપ આરજીએફ ભારતીય જનતા પાર્ટીએ આજે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા મની લોન્ડરિંગ એક્ટના આરોપી પાસેથી નાણાં મેળવ્યાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે નવી દિલ્હીમાં આજે બપોરે મીડિયાને માહિતી આપતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દાન એ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક ષડયંત્ર હતું

પ્રવક્તાએ કહ્યું કે ગીતાંજલિ ઈન્ફાટેક પીએનબી લોન છેતરપિંડીના આરોપી ભાગેડુ ઝવેરી મેહલ ચોક્સીની માલિકીનું છે અને નવીરાજ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ તેના માલિક પુત્ર રોહન ચોક્સીની છે

તેની સામે કોંગ્રેસે અલગ ખાતામાં પૈસા પાછા મોકલ્યા

ગડકરી એમએસએમઈ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઇ બાબતોના મંત્રી નીતિન ગડકરીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડી ખાતે ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કર્યું છે

જીતેન્દ્ર એનઆરએ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય ભરતી એજન્સી એનઆરએ અંગેનો સરકારી નિર્ણય ગામો અને નગરોમાં સરકારી જગ્યાઓમાં ભરતી માટે એક મહત્વનો ફેરફાર બની રહેશે આજે યોજાએલા એક વેબિનારમાં બોલતાં તેમણે સરકારી ક્ષેત્રના નિષ્ણાતો અને શિક્ષણવિદો સાથે મળીને એનઆરએની સંભવિત ભૂમિકા વિશે ચર્ચા કરી હતી આ પ્રસંગે બોલતા શ્રીસિંહે ભરતીની પ્રક્રિયા અને શ્રેષ્ઠ પ્રથા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે એનઆરએ યોગ્ય નોકરી શોધવામાં યુવાનોની મહત્વાકાંક્ષાને પહોંચી વળવામાં મદદ કરશે અને તે માત્ર ગવર્નન્સ રિફોર્મ જ નહીં પરંતુ સામાજિક આર્થિક સુધારા પણ છે

ડીજીસીએએ આજે ભાર પાડેલા પરિપત્ર અનુસાર માલ સામાનની અવર જવર માટેના આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને ખાસ મંજૂર કરવામાં આવતી વિમાનસેવાઓ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં ઉડ્ડયન નિયમનકારે જણાવ્યું હતું કે સક્ષમ અધિકારી દ્વારા વ્યક્તિગત ધોરણે નક્કી કરીને પસંદગીના માર્ગ પર આંતરરાષ્ટ્રીય વિમાનોને મંજૂરી આપવામાં આવી શકે છે શેખાવત અરુણાચલ જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સાથે રાજ્યમાં જળ જીવન મિશનના અમલીકરણ માટે ચર્ચા કરી હતી

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મિશનના ઝડપી અમલની ખાતરી આપી હતી જેથી સમયસર રીતે ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ નળ જોડાણો પૂરા પાડવાનું લક્ષ્ય પ્રાપ્ત થાય હર્ષ વર્ધન આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષ વર્ધન અને કર્ણાટકના મુખ્યમંત્રી બી

તેમાં આકસ્મિક સારવાર અને ટ્રોમા ન્યુરોસર્જરી અને ઑર્થોપેડિક્સ વિભાગ છે